પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

તેમણે દેશને કોરોના મુકત કરવા સાવચેત રહેવાનો યુવાનોને અનુરોધ કર્યો પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભુતપુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના ઉપદેશને યાદ કરીને વીર જવાનોનું સન્માન વધે મનોબળ વધે તેવા પ્રથાસો કરવા અપીલ કરી હતી

ઋષભદેવ શર્મા ડૉ અલકા સિંહા શ્રી ઈન્દ્રદેવ ભારતી સહિત મહાનુભાવો જોડાયા હતા અને શહીદોને કાવ્યાંજલિ અર્પણ કરી હતી આ ઉપરાંત હિંદુ જાગરણ મંચ હરિયાણા દ્વારા કારગીલ વિજય દિવસ પ્રસંગે શહીદો અને તેમના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ભાગરૂપે એક વેબીનાર યોજાયો હતો જેમાં હરિયાણા વિધાનસભા ના સ્પીકર શ્રી જ્ઞાનચંદ્ર ગુપ્તા કારગિલ યુદ્ધ સમયે સેનાધ્યક્ષ રહી યુકેલા પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વેદપ્રકાશ મલિક વીરચક્રથી સન્માનિત કારગીલ યોદ્ધા કેપ્ટન ભુપેન્દ્રસિંહ અને પરમવીર ચક્રથી સન્માનિત યોગેન્દ્રસિંહ યાદવ સહિત મહાનુભાવો અને શહીદોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કારગીલ શહીદોના પરિવારજનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું વરસાદ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો

ખાસ તો સરગવો પીપળો રેઈન દ્રી ગુલમહોર લીંબડો તરૂ પીલુ દાડમ કરન્જ જેવા છોડોનો સમાવેશ થાય છે

જેને ધન્વંતરિ ઉપવન નામ અપાયું છે